લખનઉથી વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ અને નિતિન ગડકરી ફરીથી નાગપુરથી ચૂંટણી લડશે જ્યારે સ્મૂતિ ઇરાની અમેઠી લોકસભા મતક્ષેત્ર પરથી ભરશે

રાજ્યના મુખ્ય ચૂંટજી અધિકારી ડોક્ટર એસ

તેમજ્ઞે કહ્યું કે રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા કરાતાં ખર્ચ ઉપર નજર રાખવા માટે નોડલ ઓફિસરોની નિમશુંક કરવામાં આવી છે

દષ્ટિની તકલીફ ધરાવતાં મતદારો માટે બ્રેઇલ ફોટો ઓળખપત્રો ફોટો વોટર સ્લીપ વોટર ગાઇડ તથા બ્રેઇલ બેલોટ પેપરની વ્યવસ્થા કરવામાં આવી છે દિવ્યાંગ મતદારો માટે રેમ્પ અલગ પાર્કિંગ મતદાન માટે કતારમાં ઉભા રહેવામાંથી મુક્તિ જેવી વ્યવસ્થા કરવામાં આવી છે

મતદાન મથકે ફરજ પરના કર્મચારીઓને સાઇન લેગ્વેજની તથા દિવ્યાંગ સાથે યોગ્ય વર્તનની પજ્ઞ તાલીમ આપવામાં આવે છે

રાજ્યના આરોગ્ય વિભાગે આવનારી લોકસભા ચૂંટણીને કારજ્ઞે વધી રહેલી જાહેરસભાઓને જોતા તમામ મહાનગરપાલિકા અને સરકારી હોસ્પિટલોને સતર્ક રહેવા સલાહ આપી છે